આભાર પ્રસ્તાવ સંસદનાં બન્ને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજુ કરાયા છે અને તેની પર ચર્ચાનો આરંભ થયો છે લોકસભા અને રાજ્યસભામાં બે દિવસ સુધી વિરોધપક્ષના ઘોંઘાટ વચ્ચે ગૃહની કાર્યવાહી યાલી શકી નહોતી આજે ચર્ચાનો સમય મળી રહે તે માટે પ્રશ્નોત્તરી કાળ રદ કરવામાં આવ્યો છે

ગૃહમાં વ્યાપક ચર્ચા માટે વધુ સમય ફાળવવા સભ્યો સંમત થયા અને પરિણામે પ્રશ્નોત્તરી કાળ રદ કરવામાં આવ્યો છે વિવિધ પક્ષોના સભ્યો કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના વિરોધ ઉપર ચર્ચા દરમિયાન પોતાના પ્રશ્નો ઉભા કરી શકે છે

ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે પણ જણાવ્યું હતું કે સભ્યોને ખેડુતોનો મુદ્દો ઉઠાવવા માટે પૂરતો સમય મળશે

સદાનંદ ગૌડા ત્રણ સંરક્ષણ સેવાઓના વડાઓ અને સંરક્ષણ પ્રોડક્શન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રસંગે હાજરી આપી હતી

તેમણે દેશમાં વિકસતા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને પહોંચી વળવા માટે મૂળ સાધનો ઉત્પાદન અને જાળવણી તથા સમારકામ માટે સંકળાયેલ એજન્સીઓને આમંત્રણ આપ્યું

રાજ્યસભા ખેડૂતો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સ્વૈચ્છિક એજન્સીઓ ખેડૂત જૂથો અને ખેડુતોના આંદોલનને ટેકો પૂરા પાડતી વ્યક્તિઓની કોઈ પૂછપરછનો ઇનકાર કર્યો છે રાજ્યસભામાં આજે એક લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી જી

અન્ય શંકાસ્પદ જજબીરસિંહ બૂટા સિંહ સુખદેવસિંહ અને ઇકબાલ સિંહની ધરપકડ અંગે માહિતી માટે પ્રત્યેકને પચાસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે

પહેલી ફેબ્રુઆરી સુધીમાં રસીના ડોઝની સંખ્યા સંદર્ભમાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ થયું હતું અને રસીકરણ અભિયાન ઝડપી ગતિએ યાલુ રાખ્યું છે

દરરોજ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને મૃત્યુદરમાં સતત ઘટાડો થતાં સક્રિય કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે સક્રિય કેસ અને સાજા થઈ રહેલા કેસ વચ્ચેનો તફાવત વધી રહ્યો છે

ગોવર્ધન પોર્ટલ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પશુપાલન મંત્રી ગિરિરાજસિંહ જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને જલ શક્તિ રાજ્યમંત્રી રતન લાલ કટારિયાએ આજે સંયુક્તપણે દેશભરમાં ગોવર્ધન પ્રવૃત્તિઓની પ્રગતિ પર નજર રાખવા માટે એક સંયુક્ત વેબ પોર્ટલનો પ્રારંભ કર્યો છે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં ઓર્ગેનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગોવર્ધન એક મહત્વપૂર્ણ ઘટક છે

આર્મી ચીફ જનરલ મીન આંગ હેલાંગની અધ્યક્ષતાવાળી કાઉન્સિલમાં અગિયાર સભ્યો છે જેમાંથી આઠ સૈન્યના છે આ અગાઉ ગઈકાલે સરકારની બેઠકમાં સંબોધન કરતાં જનરલ મીન હેલાન્ગે કહ્યું હતું કે ચૂંટણી બાબતો અને કોવીડની બાબતોને અગ્રતા આપવામાં આવશે તેમણે કહ્યું કે મતદાનની છેતરપિંડીઓ અંગે ખાસ તપાસ થશે સત્તાવાર ચેનલ પર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લશ્કરી સરકારે જાહેરાત કરી કે ફરજો અને કાર્યોના અમલ માટે યૂંટણી પંચની પુનર્રચના કરવામાં આવશે